પ્રાદેશિક સમાયાર હીંના મોદી વાંચ છે

આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે કર વ્યવસ્થામાં કરદાતાની સમસ્યાઓનું સમાધાન કરાયું છે અને ટેકનોલોજીની મદદથી નિયમો અને દરેક બાબત સરળ બનાવી છે તેમણે કહ્યું કરદાતા અને કર અધિકારીની ઓળખમાં કોઈ ફરક ન હોવો જોઈએ

કરદાતાઓ સાથે ગૌરવપૂર્ણ વ્યવહાર કરવાની જવાબદારી કર અધિકારીઓની છે અને સાથે સાથે લોકોએ પણ કર ચૂકવવાની જવાબદારી નિભાવવી જોઈએ તેમણે કહ્યું કે કરદાતા ચાર્ટર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં એક મોટું પગલું છે

કોરોના સંકટ દરમિયાન વિક્રમ રૂપ વિદેશી મૂડીરોકાણ એ તેનું ઉદાહરણ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આજથી શરૂ થનારી નવી વ્યવસ્થા અને નવી સુવિધાઓ સરકારની લધુતમ સરકાર મહત્તમ શાસન માટેની પ્રતિબદ્વતાને મજબૂત કરે છે ભારતીય અર્થવ્યવસ્થાને વેગ આપવા પ્રામાણિક કરદાતાઓનું સન્માન કરવા માટેના સીધા કરવેરા સુધારાઓનું અનાવરણ કર્યુ હતું

કોરોના સામે સાવચેતી રાખવાની માર્ગદર્શિકાના પાલનની જવાબદારી આ કોવિડ કોઓરડીનેટરની રહેશે

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ વધુ પાંચ કેસ તો દમણમાં કેસ બહાર આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચમા કોરોના દર્દીનું મૃત્યુ આજે નોંધાયું છે

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા જાય છે ત્યારે ગોંડલના રાજવી પરિવારનો પણ પોસીટીવ કેસમાં સમાવેશ થયો છે ગોંડલના પ્રતિષ્ઠિત રાજવી શ્રી જ્યોતીન્દ્ર સિંહજી તથા તેમના પત્ની શ્રી કુમુદ કુમારી બા નો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ સાથે જ ગોંડલના રાજવી પરિવાર સાથે સંકળાયેલા લોકો અને કર્મચારીઓને હોમ કવોરનટાઈન કરવાની તજવીજ ચાલી રહી છે

તમામ મોટી ઓફિસો અને ધંધાર્થીઓ એ તેમના કોવિડ કોઓર્ડીનેટરના નામ સાથેની વિગતો મહાનગર પાલિકાની ઝોનલ ઓફિસમાં પહોંચાડી દેવાની રહેશે

ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી સિઝન અને કોરોના મહામારીમાં રોગયાળો ના ફેલાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડી

ગઢવીએ વિશેષ માહીતી આપી

સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારમાં સવારથી અનરાધાર વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે બોટાદ પંથકમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હોવાથી આખા જિલ્લામાં ગ્રામીણ સડક વ્યવહારને અસર પહોચી છે તો બરવાળાથી ભીમનાથ ચોકડી તરફ જતો રસ્તો પાણીમાં ડૂબી જતાં વાહન થંભી ગયા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને વરતું ડેમ અને સાની ડેમ ના દરવાજા ખોલવામાં આવ્યા છે જામ રાવલ ગામ બેટમાં ફેરવાયુ છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

ધરોઇ ડેમની પણ સપાટી વધી હોવાના અહેવાલ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં એક થી પાંચ ઇંચ વરસાદ આજે નોંધાતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાનુ અમારા પ્રતિનિધિ જણાવે છે

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અનેક સ્થળે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ખૂબ વરસાદ થવાને લીધે સરદાર સરોવર અને કરજણ ડેમની સપાટી વધતી જાય છે છોટા ઉદેપુર પંથકમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે કોડીનાર સુત્રાપાડા અને વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ બપોર પછી શરૂ થયો છે આણંદ સહિતના ચરોતર પ્રદેશમાં સારો વરસાદ પડી રહ્યો હોવાથી મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ હતી તે પૂરી થઈ ગઈ છે

સી

આર